ઃ મુખ્યમંત્રી રૂપાણીએ કોરોનાને રોકવા માટે લોકોને પોતાના ઘરે બેસી સેલ્ફ લોકડાઉન ફાળવણીની જાહેર અપીલ કરી ઃ કોરોનાને વધુ ફેલાતો રોકવા રાત્રિ ક ફંયુ ફેઠળ વધુ નવ શહેરનો ઉમેરા સાથે નવા નિયંત્રણ રૂપાણી સરકારે બહાર પાડ્યા

ઘેર બેસવાથી કોરોનાથી બચી શકશે તે સૌ સમજે કોવિડમાં જીવ ગુમાવનારને શ્રદ્ધાંજલી અને તેમના પરિવાર પ્રત્યે દિલસોજી શ્રી રૂપાણીએ વ્યક્ત કરી હતી તો કોરોના દર્દીની સારવારમાં જીવ ગુમાવનાર આરોગ્યકર્મીઓને પણ અંજલિ આપી હતી કોવિડ સારવારની વ્યવસ્થા કરતાં માંગ અનેક ગણી વધારે હોવાથી અગવડ હોવાનો એકરાર કરતાં તેમણે કહ્યું હતું કે બે લાખ આરોગ્ય કર્મી દીવસ રાત કામ કરે છે અને કોવિડ સામે રીતસર યુધ્ધ ખેલાઈ રહ્યું છે

કોરોના નો ટેસ્ટ સમયસર કરાવીને ઘેર બેઠા સારવાર લેવાનો રસ્તો અસરકારક સાબિત થયો હોવાનું શ્રી રૂપાણીએ કહ્યું હતું હોસ્પિટલનું ભારણ ઘટાડવા માટે ઘેર બેઠા સારવાર લેવા ની અપીલ તેમણે કરી હતી

વધુ શહેરમાં રાત્રિ કરફ્યુ રૂપાણી સરકારે કોવિડ કટોકટીને નાથવા માટે ભારત સરકારે આપેલી સૂચના અન્વયે આજે રાજ્યની સ્થિતિની સમિક્ષા કરી હતી અને સાથોસાથ લોકોને એકઠા થતાં રોકવાના નિયમોમાં વધુ કડકાઈ દાખલ કરી છે કોરોનાને વધુ ફેલાતો રોકવા રૂપાણી સરકારે રાત્રિ કરફ્યુ હેઠળના શહેરમાં વધુ નવનો ઉમેરો કરવાનું એલાન કર્યું છે

યાદી વધુમાં જણાવે છે કે અનાજ કરિયાણાની દુકાન શાકભાજી ફળ ફળાદિ મેડિકલસ્ટોર મિલ્કપાર્લર બેકરી તથા ખાદ્યપદાર્થોની દુકાનો કોવિડ પ્રતિરોધક નિયમો સાથે ચાલુરહેશે

સરકારી અર્ધસરકારી બોર્ડ નિગમ બેંક જેવી જાહેર કચેરી તથા ખાનગી ક્ષેત્રની કચેરી માં ફક્ત અર્ધો સ્ટાફ બોલાવી શકાશે કેશટ્રાન્ઝેક્શન સેવાઓ બેંકોના ક્લીયરીંગ હાઉસ એ ટી એમ સી ડી એમ

આ પોલાદ કારખાનામાં મેડિકલ ઓક્સીજનનો વિપુલ જથ્થો ઉપલબ્ધ હોવાથી અહી કોવિડ સારવાર શરૂ કરવાનો પ્રયોગ કરાયો છે જે કદાચ દેશમાં પહેલો પ્રયાસ હશે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોવિડ હોસ્પિટલના શુભારંભ વેળાએ વીડિયો કોન્ફરન્સિંગથી સંબોધન કર્યું હતું અને આર્સેલર મિત્તલ જુથને સેવા માટે બિરદાવ્યું હતું

કચ્છમાં વીજ પુરવઠાનો હવાલો સાંભળતા અધિક્ષક ઈજનેર અમૃતભાઇ ગરવા કહે છે કે દવાખાના ઉપરાંત વિદ્યુત સ્મશાનગૃહમાં પણ પુરવઠાની પૂરતી જાળવણી માટે કર્મચારીઓ ગોઠવી દેવાયા છે

કચ્છમાં કોરોના સારવાર કચ્છ જિલ્લો ભૌગોલિક રીતે ખૂબ મોટો હોવાથી આરોગ્ય સેવાનો વ્યાપ છેવાડે પહોંચાડવો એ તંત્ર માટે પડકાર હોય છે પરંતુ રાજ્યકક્ષાના મંત્રી વાસણભાઈ આહીરે જણાવ્યું છે કે નાના નાના ગામ શહેરમાં કોવિડ કેર સેન્ટર ખોલીને લોકોને પોતાના ઘર નજીક સારવાર ઉપલબ્ધ થાય તેવો પ્રયત્ન સરકારી તંત્રએ કર્યો છે

હવામાન વૈજ્ઞાનિક મનોરમા મોહંતીએ જણાવ્યું છે કે ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની સ્થિતિ સર્જાઈ છે

સાળંગપુર ધામ કે જ્યાં દર વર્ષે ખુબ જ ધામ ધૂમથી હનુમાન જ્યંતીની ઉજવણી કરવામાં આવતી હોય છે પરંતુ હાલમાં કોરોનાની પરિસ્થિતિને ધ્યાને લઇ મંદિર વિભાગ દ્વારા માત્ર સંતો અને મહંતોની હાજરીમાં હનુમાન જયંતીની ઉજવણી કરવામાં આવી જેમાં દાદાને સોનાના આભૂષણો પહેરાવામાં આવ્યા છે મોરબીમાં રધુવંશી કોવિડ કેર સેંટરમાં ડોક્ટર નર્સિંગ સ્ટાફ દર્દીઓ અને સંચાલકોએ હનુમાન ચાલીસાના પાઠ કર્યા હતા તો કન્યા છાત્રાલયમાં આવેલ પાટીદાર કોરોના કેર સેંટરમાં હવનનું આયોજન કરવામાં આવ્યું હતું

હનુમાન જયંતી શ્રી સોમનાથ મંદિર પરિસર ખાતેની યજ્ઞશાળામાં આજથી પાંચ દિવસ અખંડ અમૃત સંજીવની મહામૃત્યુંજય મંત્ર જાપ યજ્ઞનો પ્રારંભ કરાયો છે

તો અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના સાકરીયા ગામે આવેલા હનુમાનજી મંદિરે કોરોના વાયરસની મહામારીને કારણે આ વર્ષે હનુમાન જયંતિની ઉજવણી બંધ રાખવાનો નિર્ણય કરાયો છે માત્ર મંદિરના પુજારી દ્વારા હનુમાનજીની પૂજા અર્ચના કરાઇ છે આ સાથે જ મંદિરને શણગારવામાં આવ્યું છે

તેમણે જણાવ્યું છે કે ઘણી વખત લોકો કોરોના થયાના યાર પાંચ દિવસ પછી ડોક્ટર પાસે જાય છે ત્યાં સુધીમાં પરિસ્થિતિ બગડી જતાં ઓક્સિજનની જરૂર પડે છે આવી પરિસ્થિતિ ઊભી ન થાય અને ઓક્સિજનની જરૂર ન પડે દર્દી અને તેમના સ્વજનોને હેરાન ન થવું પડે માટે પ્રાથમિક કે થોડા લક્ષણ દેખાય ત્યારથી જ સારવાર શરૂ કરવા તેમણે અપીલ કરી છે પંચમહાલ જેઠાભાઇ ભરવાડ પંચમહાલ જિલ્લાના શહેરા ખાતે આવેલી રેફરલ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે શહેરાના ધારાસભ્ય શ્રી જેઠાભાઇ ભરવાડ દ્વારા કોરોનાના દર્દીઓની સારવાર માટે ચાર વેન્ટિલેટર સાથે બે બાઇપેક મશીન આપવામાં આવ્યા આજે રેફરલ હોસ્પિટલ ખાતે જેઠાભાઇ ભરવાડ સાથે શહેરા તાલુકાના ભાજપના પ્રમુખ મગનભાઈ પટેલિયાએ નવીન વેન્ટિલેટરની પૂજા અર્ચના કરી હતી

તેમણે ટ્વીટ કરી જણાવ્યું છે કે સાહિત્ય ક્ષેત્રે કવિ દાદ બાપુનું યોગદાન હંમેશા અવિસ્મરણીય રહેશે